મૂડીબજારમાં મૂડીરોકાણ આકર્ષવા નાણાંબીલમાં લાગુ કરાયેલા વધારાના સરચાર્જને રદ કરાયો છે નવી દિલ્હીમાં પત્રકારો સમક્ષ જાહેરાત કરતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે કોર્પોરેટ સામાજિક જવાબદારી ભંગને ગુનાઈત નહીં પરંતુ દીવાની બાબત ગણાશે કરદાતાનાઓને હેરાનગતી ટાળવા કમ્પ્યુટર આધારીત કરવેરા નોટીસ આપવામાં આવશે સરકારે સ્ટાર્ટઅપ અને તેના મૂડીરોકાણની જોગવાઈઓ પર લાગુ કરેલા એન્જલ ટેક્ષને પાછો ખેંચી લીધો છે

વિરલ રાણા નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શ્રી નીનિન પટેલે જણાવ્યું છે કે આ વર્ષેના ચોમાસામાં ભારે વરસાદથી જે રસ્તાઓ બિસ્માર થયા છે તે રસ્તાઓ નવરાત્રી પહેલા પૂર્વવત કરી દેવાશે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વસરાદને કારણે તેમજ પુરના પાણી રસ્તાઓ પરથી પસાર થવાના કારણે માર્ગોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જે રસ્તાઓ પરના નાળા પુલોને પણ ભોર વરસાદને કારણે નુકશાન થયેલ છે એ રસ્તાઓ તથા નાળા પૂલો પણ પૂર્વવત કરવાની કામગીરી યુધ્ધના ધોરણે માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી નાદ સાથે કૃષ્ણ મંદિરો ગુંજતા થશે જે માટે મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે દ્વારકા જગત મંદિરને રંગબેરંગી આકર્ષક રોશની અને ફુલોથી શણગાર્યું છે સાવચેતીના પગલારૂપે સલામતી વ્યવસ્થાપણ મજબૂત બનાવાઈ છે ડાકોર અને શામળાજી મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિરોમાં વિશેષ આયોજન કરાયા છે અમદાવાદ વડોદરા ભાવનગર વગેરે કૃષ્ણમંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમો સહિતના વિશેષ આયોજન કરાયા છે ઈસ્કોન મંદિરમાં આજથી રપ ઓગસ્ટ સુધી જન્માષ્ટીમીની મહોત્સવની ઉજવણી કરાશે શ્રૃંગાર આરતી અખંડ કિર્તન મહાઆરતી સહિતના કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું છે

મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે જન્માષ્ટમીના આ પર્વ નિમિત્તે ભગવાન શ્રી ક્રષ્ણનો જન્મોત્સવ પરમ શ્રધ્ધા અને ભક્તિભાવથી ઉજવાય છે ત્યારે આ પર્વ સમાજમાં પ્રેમ શાંતિ સામાજિક સમરસતા અને બંધુત્વની ભાવનાને વધુ સુદ્રઢ બનાવશે વિરલ રાણા લોકમેળા રાજ્ય કચ્છ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાતમ આઠમના લોકમેળાઓ યોજાઈ રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે મલ્હાર મેળાને ખુલ્લો મુક્યો હતો

એટલે કે મેળામાં પાન મસાલા સીગારેટ બીડી અને તમાકુના ઉત્પાદનના સેવન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે વિશેષમાં પ્લાસ્ટિક ફી રાખવાની પણ તાકીદ કરાઈ છે

રાપર તાલુકાના રણકાંધીએ આવેલા વ્રજવાણી ખોત સતી સ્મારક અને રાધેકૃષ્ણમંદિરમાં આજે સવારથી જ ધ્વજારોહણ સાથે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે જિલ્લા મથક ભુજમાં હમીરસર તળાવના કાંઠે પરંપરાગત શીતળા સાતમ જન્માષ્ટમી અને રવિવારની રજા સાથે ત્રિદિવસીય લોકમેળો શરૂ થયો છે